ભારત અને અમેરિકાએ ભારપૂર્વક જણાવ્યું છે કે હિન્દ અને પ્રશાંત વિસ્તારમાં સઘન સહકાર જ એ ક્ષેત્રની સલામતી અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરશે કેરળ તામિલનાડ઼ પુદુચેરી પશ્ચિમ બંગાળ અને આસામમાં યોજાનારી વિધાનસભાની યૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો પ્રધાનમંત્રી આજે આસામના બોકાખાટમાં જાહેરસભા સંબોધશે

ગુજરાત રાજ્યમાં કોવિડના વધતા જતાં કેસોને ધ્યાનમાં લઈને રવિવારે પણ રસીકરણની કામગીરી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે

પિસ્તોલ ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક જ્યારે મનુ ભાકરે રજતચંદ્રક જીત્યા છે

રનથી પરાજય આપીને મેય તથા શ્રેણી વિજય મેળવ્યો છે

પ્રધાનમંત્રી સહિત વિવિધ રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ ચૂંટણી સભાઓને સંબોધન કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પશ્ચિમ બંગાળના ખડગપુર ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું તેમણે જંગલમહલના પછાત વિસ્તારોમાં શુદ્ધ પીવાના પાણીનો પુરવઠો કોલ્ડ સ્ટોરેજ સ્થાપવા અને કૃષિની વર્તમાન પરિસ્થિતીમાં સુધારણા સહિતના અનેક વિકાસ કાર્યોની ખાતરી આપી હતી